રાજ્યોને નિર્દેશ આપ્યો છે

સાજા થવાના

ભારત અને ઈઝરાયેલ સંયુક્તરૂપે કોરોના પરીક્ષણ માટે અલ્ટ્રા રેપીડ ટેસ્ટીંગ કીટ વિકસાવી છે

કુલભૂષણ ભારતે આક્ષેપ કર્યો છે કે કુલભૂષણ જાધવ કેસમાં પાકિસ્તાન સમયાંતરે અવરોધ ઉભા કરી રહ્યું છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે અવરોધ વગર કોન્સ્યુલર સંપર્ક ન થવા દેવો તથા આ કેસ અંગેના દસ્તાવેજોના મુદ્દે પાકિસ્તાનનું અવરોધ ઉભા કરવાના વલણના સ્પષ્ટ સંકેત મળે છે શ્રી વાસ્તવે વધુમાં જણાવ્યું હતુ કે આવા પગલાથી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય ન્યાન અદાલતના યૂકાદાના ભંગની સાથે સાથે પોતાના વટહુકમનો પણ અનાદર કરી રહ્યું છે ભારતે કુલભૂષણનો વિના અવરોધ કોન્સ્યુલર સંપર્ક કરવા દેવા પાકિસ્તાનને બાર વખત અનુરોધ કર્યો છે પણ તેનું પરિણામ મબ્યું નથી દિવ્યાંગ રેશન કેન્દ્ર સરકારે અંત્યોદય અન્ન યોજના હેઠળ દિવ્યાંગોને સામેલ કરવા બધા જ રાજ્યોને નિર્દેશ આપ્યો છે

કેન્દ્રીય અન્ન અને ગ્રાહક બાબતોના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું છે કે અંત્યોદય અન્ન યોજનાના લાભાર્થી અંગેનો નિર્ણય રાજ્ય સરકાર કરશે

શ્રી પાસવાને પ્રધાનમંત્રી ગરીબકલ્યાણ અન્ન યોજના હેઠળ દિવ્યાંગ લાભાર્થીને વ્યક્તિદીઠ પાંચ કિલો અનાજ મળે તે બાબત સુનિશ્ચિતી કરવા રાજ્ય સરકારોને વિનંતી કરી નેશનલ ફેડરેશન ઓફ બ્લાઈન્ડ સંસ્થાના સચિવ એસ

રૂંગટાએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને આવકારતા જણાવ્યું છે કે આ નિર્ણયથી દેશભરના બેથી ત્રણ કરોડ દિવ્યાંગજનોને રાહત મળશે

ભારત ઈઝરાયેલ ભારત અને ઈઝરાચેલે સંયુક્તરૂપે કોરોના પરીક્ષણ માટે અલ્ટ્રા રેપીડ ટેસ્ટીંગ કીટ વિકસાવી છે ભારત સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાઘવાને માહિતી આપી છે કે ભારતીય ડીઆરડીઓના વૈજ્ઞાનિકોની સાથે સાથે ઈઝરાયેલના સંરક્ષણ અનુસંધાન વિંગે સંયુક્તરૃપે કોવિડ પરીક્ષણ કીટ પર કામ કર્યું છે

તેમણે જણાવ્યું કે આ કીટને આધુનિક ટેકનોલોજીની મદદથી તૈયાર કરવામાં આવી છે કોરોનાની રસી પર કામ કરવાવાળા ભારત અને ઈઝરાયેલના વૈજ્ઞાનિકો વિશ્વ સંઘના પણ સભ્યો છે કોરોના મહામારીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઈઝરાયેલના તેમના સમક્ષ બેન્જામીન નેતન્યાહ્ વચ્ચે ટેલિફોનિક વાત થઈ હતી જેમાં કોરોના મહામારીને ખાળવા માટે પરસ્પર સહયોગની ચર્ચા કરવામાં આવી હતી

જોકે આ વર્ષે ચીની સેનાનું વર્તન ચીન દ્વારા કરાયેલી અયોગ્ય તથા અસ્વીકાર્ય માગણીઓ બંને દેશો વચ્ચેની સમજૂતીઓનું ઉલ્લંઘન ગણાવી શકાય

પ્રથમ બનાવમાં પાકિસ્તાની સેનાએ તંગધર ક્ષેત્રમાં ભારતના સરહદી વિસ્તારના ગામોને લક્ષ્ય બનાવીને ગોળીબારો કર્યો હતો જેમાં એક મહિલાને ઈજા થઈ હતી ગઈકાલે સાંજે કૂપવાડાના નૌગામ ક્ષેત્રમાં પાકિસ્તાની દળોએ ગોળીબાર તથા તોપમારો કર્યો હતો ભારતીય સેનાના જવાનોએ તત્કાળ વળતો જવાબ આપ્યો હતો

પૂરના ધમસમતા પ્રવાહના કારણે એક લાખ હેક્ટરથી વધુ વિસ્તારનો ઉભો પાક ધોવાઈ ગયો છે ઘણી જગ્યાએ જમીનનું ધોવાણ થયું છે પૂરના પાણીના લીધે માર્ગ વ્યવહાર ઘણી જગ્યાએ ખોરવાથો છે પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે યાલી રહી છ બિહાર પૂર બિહારમાં પણ પૂરથી અસરગ્રસ્ત દસ જિલ્લાઓમાં આઠ લાખ લોકોને હજી પુરથી રાહત મળી નથી ત્રણ બંધોમાં તીરાડો પડતા ગોપાલગંજ પૂર્વ તથા પશ્ચિમ ચંપારણ જિલ્લાઓમાં પરિસ્થિતી ગંભીર બની છે

સરકારે પૂરથી અસરગ્રસ્ત દરેક પરિવારને છ હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે તમાકૂ ચેતવણી આરોગ્ય મંત્રાલયે તમાકુ તથા તેના ઉત્પાદનોની આરોગ્ય ઉપર થતી અસરો અંગે લોકજાગૃતિ કેળવવા તૈયાર કરેલી નવી ચેતવણો આગામી પહેલી ડિસેમ્બરથી અમલમાં મૂકાશે સત્તાવાર યાદી મુજબ તમાકુ કે તેના ઉત્પાદનો ઉપર તમાકુના કારણે પીડાદાયક અંગ આવે છે તેવી ચેતવણી પેક ઉપર છાપવામાં આવશે તમાક્ર અને તેના ઉત્પાદનો સાથે સંકળાયેલા ઉત્પાદન વિક્રેતાઓએ આરોગ્ય વિષયક ચેતવણી છપાઈ છે તેની ખાતરી કરવી પડશે

પેટા ચૂંટણી કેટલાક રાજ્યોમાં કોવિડ રોગયાળો અને પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રિય યૂંટણી પંચે લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની પેટા યૂંટણીઓ સાતમી સપ્ટેમ્બર સુધી ટાળી દીધી છે પંચે કહ્યું છે કે ખાલી બેઠકો માટેની પેટા ચૂંટણીઓ પરિસ્થિતિ સાનુકૂળ બને ત્યારે યોજવામાં આવશે